ખાસ વાત એ છે કે તેમાંથી લગભગ અઢી કરોડ વિદ્યાર્થીનીઓ હશે તેનો લાભ લેવાની પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવી દેવામાં આવી છે મુસ્લિમ બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે પઢો બઢો અભિયાન ચલાવવામાં આવશે તેમજ અંતરિથાળ વિસ્તારોમાં જ્યાં આર્થિક સામાજિક કારણોથી લોકો બાળકીઓને શિક્ષણ માટે નથી મોકલતા ત્યાં શૈક્ષણિક સંસ્તાઓને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કામ કરવામાં આવશે

ખાંડ વિતરણમાં પારદર્શિતા લાવવા માટે એક સજ્જડ ઓનલાઈન સીસ્ટમ વિકસિત કરવામાં આવશે

આ વ્યવસ્થા વર્તમાનમાં પુરેપુરી કોમ્પ્યુટરાઈઝડ છે જેમાં રાશનકાર્ડ લાભાર્થી ઉપરાંત અન્ય ઓનલાઈન ફાડવાની પુરવઠા સંચાલન સહિતની કામગીરી હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે

પૃથ્વી અને કુદરતને સુરક્ષિત કરવા માટે હકારાત્મક પર્યાવરણીય પગલા લેવા વૈશ્વિક જાગરૂકતા વધારવા દર વર્ષે પાંચમી જૂને ઉજવણી કરવામાં આવે છે ટ્વીટ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત આપણા બાળકોને આબોહવા પરીવર્તન સામે રક્ષણ તથા ે હરિથાળુ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણ પુરું પાડવા પ્રતિબદ્ધ છે

તેમણે કહ્યું કે કુદરત સાથે પ્રેમથી રહેવું એ ભારતની સંસ્કૃતિ છે એક સંદેશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્લાનેટ અને પર્યાવરણ એવા છે જેને આપણે અનુકૂળ પરિઠસ્થતિમાં સંભાળીને રાખીએ છીએ પ્રકૃતિના સ્વચ્છ વાતાવરણ સાથે હળીમળીને રહેવાથી ભવિષ્ય વધુ સાડુ થશે

ભુજ નગરપાલિકાના અધ્યક્ષાની આગેવાની હેઠળ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભુજના હમીરસર કાંઠે આવેલી પૂજ્ય બાપુની પ્રતિમાને હારારોપણ કરાયું હતું સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીના વિચારોમાંથી પ્રેરણા લઇ દરેક શહેરીજનો સ્વચ્છતા જાળવવા આગળ આવે તેવી અપીલ કરાઈ હતી ઉપરાંત લોકો દ્વારા વધુ ને વધુ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી

રાજસ્થાનના નલિન ખંડેલવાલ પ્રથમ નંબરે જ્યારે દિલ્હીના ભાવિક બંસસ બીજા અને ઉત્તર પ્રદેશના અક્ષત કૌશિક ત્રીજા સ્થાને રહ્યા છે

દેશ અને રાજ્યની સાથે જિલાના છાત્રોએ પણ સારી સફળતા મેળવી છે

દક્ષીણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ભારતે વિજથી લક્ષ્યાંકનો પીછો કરતા નબળી શરૂઆત કરી હતી

અરબી સમુદ્રમાં સોમાલીયા માલદીવ તથા કોમોરીનના કાંઠેથી ફૂંકાતા પવનની ગતિ અચાનક વધવાની આગાહીને લીધે પાંચથી નવ જૂન દરમ્યાન મધદરિયે જવાથી દૂર રહેવા માછીમારોને કહેવાયું છે